એક દેશ એક ચૂંટણી મુદ્દે વિવિધ પાસાંઓ તપાસવા પ્રધાનમંત્રી એક સમિતિની રચના કરશે

વાણિશ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નાના વેપારીઓ અને છૂટક વિક્રેતાઓને ગવર્મેન્ટ ઈ માર્કેટનો ઉપયોગ કરવા જણાવ્યું છે

સી સી ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફિકાને ચાર વિકેટે ફરાવ્યું

સંસદના કેન્દ્રીય સભાગારમાં રાષ્ટ્રપતિના સંબોધનથી સત્તરમી લોકસભાની કામગીરી શરૂ થશે રાજ્ય સભાની બેઠકનો આજથી આરંભ થઈ રહ્યો છે

અંદાજપત્ર પાંચમી જુલાઈએ અને ચોથી જુલાઈએ આર્થિક સર્વેક્ષણ રજુ થશે

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આ અંગે પ્રધાનમંત્રી દ્વારા એક સમિતિ રચવામાં આવશે અને તેનાં વિવિધ પાસાંઓ અંગે વિચારણા કરાશે આ સમિતિ નિર્ધારીત સમયમર્થાદામાં અહેવાલ આપશે શ્રી સિંહે કહ્યું કે બેઠકમાં લગભગ તમામ પક્ષના નેતાઓ ફાજર રહ્યા ફતા જાકે આ વિચારના અમલમાં માર્કસવાદી અને સામ્યવાદી પક્ષોનો અલગ અભિપ્રાય ફતો પરંતુ તેમણે તેનો વિરોધ કર્યો નથી

એ ડી એમ કે

કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી બફુજન સમાજ પાર્ટી ડી એમ કે

મુક્રા યોજનાથી આર્થિક સફયોગ મેળવવા પણ જણાવ્યું અને તે દ્વારા લોકોને ગુણવત્તાયુક્ત બજાર પુરું પાડવા અનુરોધ કર્યો આ પ્રસંગે વાણિજ્ય રાજ્યમંત્રી ફરદીપસિંફ પુરી અને સોમપ્રકાશ પણ ફાજર રહ્યા ફતા

શ્રી નાયડુએ આંધ્રપ્રદેશમાં સંરક્ષણ પ્રોજેક્ટ ફાથ ધરવા સૂચન કર્યું ફતું તેમાં ખાસ કરીને ભારત ઈલેક્ટ્રીકલ્સના ફૃષ્ણા જિલ્લાના નિમ્માકુર્ પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ ફતી

સી

એ

આ અંગેની વિગતો વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ ઈએસીપીએમ ડોટ જીઓવી ડોટ ઈન પર વાંચી શકાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પ્રાદેશિક નિયામક મજુમદાર સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી

રામચંદ્રની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં આ સૌપ્રથમવાર કાર્યવાફી કરાઈ છે

બેઠકમાં રાજદ્વારી પ્રતિનિધિઓ પણ ફાજર રહ્યા છે તેમાં ચાંચીયાગીરી દ્વારા સમુદ્રમાં જફાજ લૂંટવાની કામગીરી તથા સશર લૂંટ ચલાવવા જેવા મુદ્દાઓ અંગે સામનો કરવા તાલીમ આપવામાં આવી રફી છે

જયશંકરે ગઈકાલે નવી દિલ્ફીમાં રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરી તૃટનેવ સાથે બેઠક કરી અને બે દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી ફતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે બંને નેતાઓએ ભારત રશિયા સંબંધો અંગે પણ ચર્ચા કરી ફતી તેમાં આગામી સપ્ટેમ્બર માસમાં વ્લાદીવોસ્ટોક ખાતે મળનારી પૂર્વ એશિયા આર્થિક મંચની બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે પણ વિચાર વિમર્શ થયો હતો

તેમને વિવાદાસ્પદ રીતે તથા બિન ન્યાયિક રીતે મોતને ધાટ ઉતારવામાં આવ્યા છે

આ માટે આયોજનપૂર્વક સંકલન કરીને માણસો તથા નાણાંકીય સોદાઓ કરાયા હતા

આ માટે લશ્કરી કાર્યવાફી કરીને ફમલાખોરોને શોધવાના આદેશ અપાયા છે

સી સી ક્રિકેટ વિશ્વકપમાં આજે બ્રિટનના નોટીંગફામમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે

ગઈકાલે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફિકાને ચાર વિકેટે ફરાવ્યું છે